પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે

રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડૉ

યૂંટણી પંચ દ્વારા આઠ જનરલ ઓબ્ઝર્વર તેમજ આઠ ખર્ચ માટેના ઓબ્ઝર્વર નિમણૂક કરવામાં આવી છે

રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી શ્રી એસ

કિટ્સ પુરી પાડવામાં આવી છે મતદાનના એક દિવસ અગાઉ તમામ મતદાન મથકો સેનિટાઈઝ કરવામાં આવશે

શ્રી પાટીલે કહ્યું કે લોકશાહીનો આધાર મતદાન છે અને લોકશાહી પ્રણાલીને મજબૂત કરવા મતદાતાનું યોગદાન મહત્વનું હોય છે માટે તમામ મતદાતાઓ પોતાનો મત આપી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તે આવશ્યક છે દરમ્યાન પેટાચૂંટણી માટે જાહેર પ્રચારના પડઘમ ગઈકાલે શાંત થયા છે આજે તમામ પક્ષોના કાર્યકરો મતદાતાઓને રીઝવવા ઘરે ઘરે જઈ લોકસંપર્ક કરશે

રો પેક્સ ફેરી સેવાની જરૂરીયાત વિષે જણાવતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે

લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે તેમના માટે સોમનાથ મંદિર સાસણગીર ગીરનાર દ્વારકા શેત્રુંજય જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોયવું સુગમ બનશે આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે રો પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે ટ્રાફિક સમસ્યા હળવી બનશે મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે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

ગઈકાલે અમદાવાદ શહેરમાં બે પાટણ સુરત અને વડોદરામાં એક એક વ્યક્તિઓના મોત નિપજ્યા છે

આગ્રાથી રાજકોટ જતી બે વ્યક્તિઓની અટક કરીને કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ મેડલ રાજ્ય પોલીસ દળના પાંચ પોલીસ જવાનો અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશેષ કામગીરી ચંદ્રકો માટે પસંદ કરાયા છે

પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય મલ્હોત્રા અને સબ ઈન્સ્પેક્ટર કેતન ભૂવાની આ ચંદ્રકો માટે પસંદગી કરાઈ છે

આર

સિંહના મૃતદેહ શેત્રુંજી વિભાગના લીલીયા રેન્જમાં આવતા ટીંબલા ગામે બે સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે વન વિભાગની ટીમે બંને સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાકરાક બચાવ કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા બંને સિંહબાળની ઉંમર એક વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે હવામાન ઉત્તરથી ઉત્તરપૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડીનો યમકારો જોવા મળ્યો છે